પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

તેમણે ઉમેર્થું હતું કે સ્પર્ધાત્મક પરિક્ષા માટેના કોચિંગ કલાસ પણ શરૂ કરી શકાશે

શ્રી યુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

એક ટ્વિટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ભારતના સુધારાવાદી માર્ગ ટેકનોલોજીના બોદળા ઉપયોગ અને બીજા વિવિધ વિષયો પર બોલવાની રાહ જોઈ રહ્યા છે ડાવોસમાં આયોજીત આ સંવાદમાં ઉદ્યોગ જગતના ચારસોથી વધુ નેતાઓની ઉપસ્થિતિમાં યોથી ઔદ્યોગિક કાંતિ માનવતાની ભલાઇ માટે ઉદ્યોગોનો ઉપયોગ આ વિષય પર ભાષણ આપશે શ્રી મોદી કાર્યક્રમ દરમિયાન મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરશે

સુરેન્દ્રનગર ખાતે ભાજપના આગેવાનો દિલીપભાઇ પટેલ મંગળસિંહ પરમાર અને કલ્પનાબેન રાવલે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા માટે યોગ્ય ઉમેદવારોની શોધખોળ આદરી હતી ધ્રાંગધા લખતર અને વઢવાણ ખાતે ચૂંટણી ઇન્ચાર્જ નિરીક્ષકો દ્વારા યોગ્ય ઉમેદવારોની શોધખોળ કરાઇ હતી

ટી ને દેશભરમાં સૌથી ઓછો અકસ્માત દર અને વધુ સલામત સેવાઓ માટે ભારત સરકારના ચાર અલગ અલગ સન્માન મળ્યા છે

ટી ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર ઇમ્પ્રૂવમેન્ટ બદલ પુરસ્કૃત કરાયા હતા ઉલ્લેખનીય છે કે એસ

ગઈકાલે રાજ્યમાં ત્રણ હજાર સાતસો સિત્યાંસી વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી

સીની રેલીને સંબોધન કરશે આ પ્રસંગે રક્ષામંત્રી સૈન્ય વડા અને સેનાની ત્રણેય પાંખના વડા હાજર રહેશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર બાઇકનો અજાણ્ય વાહન સાથે અથડાતા યાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચારેથ વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા

અને રેલવે સ્ટેશન ઉપર કાર્યરત કુલીયોને પણ વધારાની આવક મળશે આ સુવિધા ડોર ટૂ ડોર ઉપલબ્ધ રહેશે જે માટે બૂકિંગ મોબાઇલ એપ તથા વેબસાઇટના માધ્યમથી થઈ શકશે આ સુવિધા થકી મુસાફરો તેમના ઘરેથી ઓનલાઈન બુક કરીને તેમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોંચાડી શકશે

આ ઉપરાંત સામાન્ય પેમેન્ટ બેસિસ પર બેગેજ સેનિટાઇજિંગ તથા રેપિંગની સુવિધા ઉપલબ્ધ થશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે માંજલપુર અને સમાં સ્પોર્ટ્સને ખુલ્લા મૂકાતા ખેલાડીઓને આવકારવા માટે ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના હોદ્દેદારો કે ખેલાડીઓ સાથે વિવિધ રમતની મજા માણી હતી સ્પોર્ટ્સ કોચ અને ખેલાડીઓમાં આ પ્રસંગે આનંદ વ્યાપેલો હતો અને સૌ કોઈએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી